ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે નવ સ્થળે કૃષિ સંમેલન યોજાશે મુખ્યમંત્રીએ નાગરિકત્વ કાયદાના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે

માંદા એકમો ઝડપથી પુનઃ જીવીત થાય તો હજારો કામદારોની આજીવિકા જળવાઇ રહે તે હેતુસર રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે

આ ફષિ સંમેલનનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કચ્છ ભાવનગર મહેસાણા ગોધા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યોજાનાર છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ માટેના આયોજનને અનુલક્ષીને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યા છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નાગરિકત્વ કાયદાથી લોકો ખુશ છે આ બિલનો વિરોધ પ્રજા નહીં પણ કોંગ્રેસ કરી રહી છે તેની સાથે અમુક સં સ્થાઓ તેનો વિરોધ કરે છે સરકારના હિમત ભર્યા નિર્ણયથી વિરોધ પક્ષ ડઘાઇ ગયો છે દરમ્યાન આ પ્રસંગે હેલ્મેટ અંગેના નિર્ણય પર પ્રતિક્રિયા આપતામુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની રોડ સેફ્ટી કમિટી મુખ્યસચિવ પાસે જવાબ માંગ્યો હતો જેમા તેમણે જણાવ્યુ હતું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજીયાત કરવામાં આવ્યો છે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનીયો કોસ્ટા સાથે આજે બપોરે નવી દિલ્ફીમાંવાટાઘાટો કરી હતી શ્રી કોસ્ટા આજે વહેલી સવારે બે દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે આ નેતાઓની વાતચીતમાં સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રોમાં મજબૂત સંબંધોબાંધવાનો સમાવેશ થાય છે અમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે ભારત અને પોર્ટુગલ વચ્ચેમૈત્રીપૂર્ણ અને સુમેળભર્યા સંબંધો છે પોર્ટુગલ માને છે કે ભારતની લોકશાહી બહુસાંસ્કૃતિકઅને વાયબ્રન્ટ છે

તેમણે ડોક્ટર એન્જિનિયર સી એ વકીલ વૈજ્ઞાનિક બનવું પણ એ પહેલા માનવ જરૂર બનવું એવીબૌદ્ધિક ટકોર કરી હતી

જામનગર અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા સીએબીના સમર્થનમાં ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠા કરાવી સરકારના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સીએબી નાગરિકતા ધારાને સાંસદમાં બહ્મતિથી પાસ કરવામાં આવ્યું હતું તેમજ આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ રાષ્ટ્રપતિની અનુમતિ સાથે દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે ત્યારે આ બિલને લઈને દેશની અનેક યુનિવર્સિટીઓમા વિદ્યાર્થીઓ દેખાવ કરી રહ્યા છે આ વચ્ચે જામનગર અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા આ નિર્ણયના સમર્થનમાં ઉજવણી કરવાં આવી હતી સરકારના આ નિર્ણયને વધાવી લઈ ફટાકડા ફોડયા હતા તેમજ પરસ્પર મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી દરમિયાન આજે નાગરિકત્વ કાયદાના અમલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેની ખાસ અસર જોવા મળી નહોતી જો કે કેટલાંક સ્થળે તોફાની ટોળાં દ્વારા પથ્થરમારાના બનાવો બન્યા હતા પરિણામે પોલીસને લાઠીયાર્જ કરવાની ફરજ પડી હતી પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા કામગીરી માટેની વિગતો પંચહાલ જિલ્લા સહાયક અધિકારી મોહસીન અબ્બાસીએ આપી હતી

ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રે મોખરે છે એમ કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું છે

આ ક્ષેત્રમાં રાજ્યના યુવાનો માટે ઘણી બધી તકો રહેલી છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવમાં ઓગણ સાઠમાં મુક્તિ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે વહીવદાર પ્રક્લલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તથા પરેડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વચ્છતા રાખવા બદલ લોકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા ઊંઝા ખાતે મા ઉમિયાનો પાવન પ્રસંગ યાલી રહ્યો છે પ્રથમ દિવસે બે લાખ લોકોએ સવાર સાંજ ભોજન લીધું હતું બપોરે દાળ ભાત લાડુ અને બે શાક પીરસવામાં આવ્યા હતા

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ જિલ્લા પંચાયત જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી ફી સ્તન કેન્સર કેમ્પનું લક્ષચંડી મહાયજ્ઞમાં પાંચ દિવસ માટે આયોજન કર્યું છે

બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરતું મશીન થોડા જ સમયમાં તેનો રિપોર્ટ પણ આવી જાય છે જેથી મહિલાઓ આ મશીનનો લાભ લઇ રહી છે